કેન્દ્રીય ટીમે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં આ મૂજબ જણાવ્યું હતું ટીમે મત વ્યકત કર્યો હતો કે ગુજરાતે આરોગ્ય સેતુ એપના ઉપયોગ વડ ગ્રામિણ સ્તર સુધી કન્ટેનમેન્ટ ઝોન નકકી કરવા તથા ધન્વંતરી રથના માધ્યમથી ઘર આગંણે આરોગ્ય સેવા આપવી જેવા કાર્યો અન્ય રાજયો માટે ઉદાહરણ રૂપ બની રહેશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયમાં કોવિડના નિયંત્રણ માટે દરક જિલ્લામાં ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલ ઉભી કરાઈ છે તેનો વિગતો આપી હતી તેમણે રાજયની હોસ્પિટલોમાં સારવારની દેખરેખ ડેશબોડ દવારા કેવી રીતે થાય છે તેની જાણકારી કેન્દ્રીય ટીમને આપી હતી

કોરોના મહામારીનું સંક્રમણ ટાળવા મતદાર નોંધણી સુધારા વધારાની કામગીરી ઓનલાઇન કરવામાં આવી રહી છે

શહેરના જુદા જુદા વિસ્તારમાં માસ્ક વિના બહાર નીકળતા લોકો પાસે દંડની વસૂલાત કરાઇ હતી સરકારની માર્ગદર્શિકાનું યુસ્તપણે અમલ કરાવવા પ્રાંત અધિકારી યોજાયેલી સ્પેશિયલ ડ્રાઇવમાં જોડાયા હતા નેહલ ઠકકર સરહદ રક્ષા કવચ અભિયાન દેશની સરહદના રક્ષણમાં પૂરી સતર્કતા રખાઇ રહી હોવાની ખાતરી સીમા સુરક્ષા દળના કચ્છ સેક્ટરના વડા ડીઆઇજી એસ એસ દબાસે આપી હતી એક રાખી સરહદ સે સરહદ તક રક્ષાકવચ મોકલવાના અભિયાન તળે સીમા સુરક્ષા દળની કાશ્મીર તૈનાત થઇ રહેલી બટાલિયનને રાખડી અર્પણ કરવાનો એક સાદો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભુજ નગરપાલિકા દ્વારા માસ્ક અને સેનિટાઇઝર પણ અર્પણ કરાયાં હતાં નગરઅધ્યક્ષા લતાબેન સોલંકીના અધ્યક્ષપદે યોજાયેલા કાર્યક્રમમાં સીમા દળના ડીઆઇજી શ્રી દબાસે બહેનોની ભાવનાને બિરદાવી હતી

તેમણે અંજારની જનતાને ખાતરી આપતાં જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિની તમામ જરૂરિયાતો પુરી કરવા કોઇ કસર છોડવામાં આવશે નહીં

કે ના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિથાદ સમિતિની બેઠક આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી

શ્રી માલતીબેને પીવાના પાણી પ્રશ્ને પણ રજુઆત કરી હતી